પ્રાદેશિક સમાયાર જયેશ પટેલ વાંચે છે

ગઇકાલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી ચર્ચા કરતા તેમણે દેશનો ગ્રામીણ વિસ્તાર આ સમસ્યાથી મુક્ત રહે તે જોવા પણ કહ્યું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશના ઘણાં વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓ ગતિશીલ બનવા લાગી છે અને આવનાર દિવસોમાં તે વધુ વેગવાન બનશે ભારતે કોવિડ સામેની લડતમાં મેળવેલી સફળતાને વિશ્વ સમુદાય તરફથી બિરદાવવામાં આવી છે તેનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ આ કામગીરીમાં બધી જ રાજ્ય સરકારોએ કરેલા સહિયારા પ્રયાસોની પ્રશંસા કરી હતી વંદેભારત અમદાવાદ વંદે ભારત મિશન હેઠળ વિદેશમાં અટવાયેલા ભારતીયોને લઇને ફિલિપાઇન્સ અને અમેરિકાથી ફ્લાઇટ અમદાવાદ વિમાનમથકે આવી છે

ત્યારબાદ જ તેમને ઘેર પાછા ફરવાની મંજૂર અપાશે

આ ઉપરાંત જે લોકો પોતાના ખર્ચે હોટેલ અથવા અન્ય સ્થળે સંસ્થાગત કવોરન્ટાઇન થવા માગતા હોય તો એ અંગેનો વિકલ્પ પણ સરકારે આપ્યો છે ભારત આવતા લોકો પોતાના પસંદગીના જિલ્લામાં સંસ્થાગત કવોરન્ટાઇન થઇ શકે છે આ લોકોને સંબંધીત જિલ્લામાં વિનામૂલ્યે બસ સુવિધા રાજ્ય સરકાર આપશે

ગઇકાલે સ્થિતિની સમીક્ષા માટે યોજાયેલી બેઠકમાં આ નીર્ણથ લેવાયો હતો અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ આ અંગે માહિતી ગઇકાલે આ મુજબ આપી હતી

આ નિર્ણયને આવકારતા ભાજપના પ્રદેશ પ્રવકતા શ્રી ભરત પંડયાએ આ મુજબ જણાવ્યું હતું

નવી માર્ગદર્શિકામાં બધી જ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓ સહિત બધા જ લાગતાવળગતાઓની સલામતી અને હિતોને ધ્યાનમાં લઇને પોતાની શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવાની સલાહ અપાઇ છે

જી સી એ વિદ્યાર્થીઓની પરીક્ષા તથા કોવિડને લગતી બાબતોની ફરિયાદોના નિરાકરણ માટે અલગ એકમ રચવાની વિનંતી કરી છે

જી સી એ કોવિડ અંગેના પ્રશ્નો મુંઝવણ તથા શૈક્ષણિક બાબતો અંગે માર્ગદર્શન આપવા હેલ્પલાઇન શરૂ કરી છે

એ કાર્યદળની પણ રચના કરી છે

આ નિર્ણય મુજબ અમદાવાદના સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની પ્રથમ દ્રેન આ જે રવાના થશે રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ જ્હા એ જણાવ્યું છે કે માત્ર કન્ફર્મ ઇ ટિકીટ ધરાવનારા મુસાફરોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે એટલું જ નહિ આવા મુસાફરો તથા તેમને સ્ટેશન સુધી મૂકવા આવનારા વાહનચાલકની અવર જવર માટે કન્ફર્મ ઇ ટિકીટને માન્ય રાખવામાં આવશે તેમણે જણાવ્યું કે આ હેતુસર અન્ય કોઇ આધાર દસ્તાવેજોની જરૂરિયાત રહેશે નહિ

કીટ તૈયાર કરી શકાય છે

પી ઈ કીટ સીલિંગ માટે સ્વદેશી મશીનનું નિર્માણ ટ્રંકા ગાળામાં તૈયાર કરવામાં આવ્યું છે

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે ગઇકાલે જણાવ્યું હતું

આણં દ આણંદ જિલ્લામાં તારાપુર માર્કેટયાર્ડ ખાતે સોમવારથી ગુજકોમાસોલ દ્વારા પેટલાદ સોજિત્રા તાલુકા સહકારી ખરીદ વેયાણ સંઘ લિ